વૈંકેયા નાયડુએ આજે જણાવ્યું હતું કે યુવાનો ઉર્જાના સ્રોત છે અને તેઓ ભારતના ભવિષ્યને આગળ ધપાવે છે

ઉપરાષ્ટ્રપતિએ જજ્ઞાવ્યું કે આપજ્ઞા યુવાનોએ લક્ષ્યાંક રાખવું જોઇએ અને સખત પરિશ્રમ કરવો જોઇએ સાથે સાથે વિશ્વની શ્રેષ્ઠ બાબતોને પણ શીખવી જોઇએ તેમણે નોંધ્યું હતું કે સરકાર અસરકારક નીતિઓ અને કાર્યક્રમોનું નિર્માણ કરી રહી છે પરંતુ આ પરીવર્તન માટે જરૂરી મોટા પાયે પ્રયત્નો માત્ર નાગરિક સમાજ ખાનગી ક્ષેત્રો શૈક્ષણિક અને સખાવતી સંસ્થાઓની સક્રિય ભાગીદારીથી જ થઇ શકે તેમ છે

ઉલ્લેખનીય છે કે શ્રી મોદી દર મહીને આકાશવાણી પરથી પ્રસારિત થતા આ કાર્યક્રમમાં મહત્વના મુદ્દાઓ પર વિચારો જણાવે છે

આરતી ભદ્દ ગુજરાત જળસંકટ ગુજરાતમાં આગામી સમયમાં જળ સંકટ ઘેરું બનવાના ઇંધણ વર્તાઈ રહ્યા છે હાલમાં શિયાળાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યાં જ જળ સંકટ જણાઈ રહ્યું છે

શિયાળામાં આ પરિસ્થિતિ છે તો આગામી ઉનાળામાં જળ સંકટ વધી જશે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ગત વર્ષ કરતા બમણી જળરાશી છે છતાં ઉનાળામાં નર્મદાડેમનું તળિયું દેખાઈ જાય તેની આશંકા છે

હિંદુ શાસ્ત્ર અનુસાર પિતૃતર્પણ માટે કાર્તિકી પૂર્ણિમાનો દિવસ શ્રેષ્ઠ ગણાય છે ત્યારે જીલ્લા સફીત ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી ધારણા કરતા વધુ થાત્રાળુઓ ઉઅમતિ પડ્યા હતા